કોંગ્રેસ ડીએમકે ત્રણમૂલ કોંગ્રેસ બીજુ જનતા દળ તેલુગુ દેશમ પાર્ટી વાય એસ આર કોંગ્રેસ શિવસેના જનતાદળ યુનાઈટેડ વગેરે પક્ષેએ તેમની ઉમેદવારીને ટેકો આપ્યો હતો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 બાદમાં કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર વિરેન્દ્રકમારે તેમને અધ્યક્ષ તરીકે સર્વાનુમતે ચ્રંટાયેલા જાહેર કર્યા હતા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 આ પ્રસંગે શ્રી મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા અને તેમને જાહેર સેવા માટે કટિબદ્ધ નેતા ગણાવ્યા તેમણે કોટાના તેમના મતવિસ્તારને મીની ઇન્ડિયા ગણાવ્યું કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ ગુહની સરળ કાર્યવાહી માટે કોંગ્રેસના સહયોગની ખાતરી આપી હતી તેમણે અધ્યક્ષ નિષ્પક્ષ કાર્યવાહી કરે તેની પર ભાર મૂક્યો હતો

આર બાબુ કેન્દ્રીય મંત્રી અને શિવસેનાના નેતા અરવિંદ સાવંત ત્રજ઼મૂલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાય જનતા દળ યુનાઇટેડના રાજીવ રંજન બીજુ જનતા ઘટન પિનાકી મિશ્રા અને બહુજન સમાજ પાર્ટીના શ્યામસિંઘ યાદવે શ્રી બિરલાને અભિનંદન આપ્યા હતા તથા ગૃહની કાર્યવાહી સરળ રીતે ચાલે તે માટે ટેકો જાહેર કર્યો હતો

પ્રધાનમંત્રીએ આ અંગે અગાઉ મન કી બાત કાર્યક્રમમાં પણ સમગ્ર દેશમાં એક સાથે તમામ ચૂંટણી યોજવાની તેમણે હિમાયત કરી હતી

શ્રી મોદીએ જજ્ઞાવ્યું કે આ નિર્ણય એ સદ્ગત અટલબિહાર વાજપેયીએ યોગ્ય શ્રદ્ધાંજલી બની રહેશે તેમણે દેશની રાજનીતિમાં મહત્વનો ફેરફાર કર્યો છે

ટ્વીટર પર સંદેશાંમાં શ્રી મોદીએ શ્રી રાહુલ ગાંધીના દીર્ધઆયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી

નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ઝોનલ રેલવેના જનરલ મેનેજર ઉત્પાદક એકમો અને ડિવિઝનલ મેનેજરોને સંબોધતાં તેમકો સામૂહિક જવાબદારી પર ભાર મૂક્યો રેલવે રાજ્યમંત્રી સુરેશ અંગાડીએ ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ રેલવેમાં પ્રવાસ કરી શકે તેનું ધ્યાન રાખવા જણાવ્યું તેમણે સલામતિ અને સ્વચ્છતા પર ભાર મૂક્યો આ બેઠકમાં નીયમિતતા કાર્યશૈલી સલામતી ક્ષમતા વૃદ્ધિ અને હાલના યોજેક્ટ અંગે વિચારણા થઈ હતી

તેમણે કહ્યું કે અમેરિકાના અર્થતંત્ર માટે સમગ્ર દુનિયાને ઇર્ષ્યા છે તેમણે વિરોધ પક્ષો પર દેશને નુકશાન પહોંચાડવાની કોશિશનો આરોપ મૂક્યો હતો ટ્વીટર પરના સંદેશામાં તેમણે યુરોપીય સંઘની ટીકા કરતાં કહ્યું કે તેઓ ચલજ઼ને લઇને પક્ષપાત ભર્યા નિર્ણયો કરી રહ્યા છે તેમણે જજ્ઞાવ્યું કે ગેરકાયદે વસતા લાખો લોકોને પાછા મોકલવા તેઓ ઈચ્છે છે

શાસક રૂઢિચુસ્ત પક્ષના સાંસદોએ ગુપ્ત મતદાનમાં એક ઉમેદવાર ઓછો કર્યો છે

જેરેમી હન્ટ માઇકલ ગોવ સાજીદ જાવિદ અને રોરી સ્ટુઅર્ટ બીજા રાઉન્ડમાં પણ છે

પોલીસ સૂત્રોએ આકાશવાણીને જણાવ્યું કે ગઇરાતે બાહજોઈ વિસ્તારના લહરાવન ગામ પાસે ઝડપથી જઈ રહેલી ટ્રકે બીજા એક પીકઅપ વાહનને ટક્કર મારતાં અકસ્માત થયો હતો